પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારદર્શક કર વ્યવસ્થા વેબ પોર્ટેલનો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આજે શુભારંભ કરાવ્યો છે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે અગાઉથી બેટરી ફીટ ન કરાઈ હોય તેવા ઇલેક્ટ્રીક વાહનોની નોંધણીને મંજૂરી આપી છે દિલ્હી અને જમ્મુ વચ્ચેના જમીન માર્ગે પ્રવાસનો સમય છ કલાકથી ઘટાડી શકે તેવા દિલ્હીથી કટરા સુધીના એક્સપ્રેસ ધોરીમાર્ગની કામગીરીનો ગઈકાલથી આરંભ થયો છે

નવી પ્રક્રિયાથી આવકવેરા વિભાગ કરદાતાનું ગૌરવ અને સંવેદનશીલતાનું ધ્યાન રાખીને ચોક્કસ કારણ વગર કરદાતાએ જાહેર કરેલી વિગતો અંગે શંકા કરશે નહિ ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટરનો આરંભ આજથી થયો છે

બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પરિવહન સચિવોને પાઠવેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે પરિક્ષણ સંસ્થા દ્વારા પ્રમાણ પત્ર અપાયેલા યોક્કસ પ્રકારના ઇલેક્ટ્રીક વાહનોની નોંધણી કરી શકાશે અને બેટરી વિના પણ તેનું વેચાણ કરી શકાશે એવી જ રીતે નોંધણી માટે બેટરીનો પ્રકાર અને અન્ય વિગતો આપવાની જરૂર રહેશે નહીં ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અનૂક્રળ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરી રહી છે પત્રમાં જણાવ્યું છે કે પ્રદૂષણ અને ખનીજ તેલની આયાત ઘટાડવાના હેતુથી ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે તે માટે સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે

અને સારવાર બાદ તેઓ ઘરે પરત ફર્યા છે

દેશમાં કોરોના પોઝીટીવના સક્રિય કેસની સંખ્યા પણ ઓછી થઇ છે તેમજ કોરોના થતાં મૃત્યુદરમાં પમ ઘટાડો નોંધાયો છે

સત્તાવાર યાદી મુજબ આ માર્ગો ઉપરની વિમાન સેવાઓ આર્થિક રીતે નભી શકે તેમ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે અમારા સંવાદદાતા જણાવે છે કે એર ઇન્ડિયાએ લંડન પેરિસ રોમને જોડતી વિમાન સેવાઓ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે જીતેન્દ્ર રોડ કોરિડોર દિલ્હી અને જમ્મુ વચ્ચેના જમીન માર્ગે પ્રવાસનો સમય છ કલાકથી ઘટાડી શકે તેવા દિલ્હીથી કટરા સુધીના એક્સપ્રેસ ધોરીમાર્ગની કામગીરીનો ગઈકાલથી આરંભ થયો છે

આ સાથે જ પઠાણકોટ અને જમ્મુને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે

ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને મૂડીરોકાણ વધારવાનું આહવાન કર્યું છે શ્રી ગડકરીએ કહ્યું છે કે ઓટોમોબાઇલ અને એમ

ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસના બે આધારસ્તંભ છે

માં વ્યાપાર મૂડીરોકાણ અને સહયોગ ઉપર ભારત ઓસ્ટ્રેલિયા વેપારી મહામંડળ દ્વારા આયોજિત વેબિનારમાં સંબોધન કરતાં શ્રી તા

આશરે ત્રણ ફજાર કિલોમીટર જેટલા રસ્તાઓમાં આધુનિક ટેકનોલોજીની મદદથી સુધારણા કરવામાં આવી છે